શ્રી મોદીએ જાપાન અને વિચેતનામના પ્રધાનમંત્રીઓ સાથે બેઠક થોજી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્ન્ ફડણવીસે ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજી અને ટૂંક સમયમાં સરકારની રચના અંગે આશા દર્શાવી સર્વોચ્ય અદાલતે દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણમાં નિષ્ફળ જવા બદલ સત્તામંડળોની ટીકા કરી અને રાજય સરકારોની જવાબદારી નકકી કરવાની ચીમકી આપી ચીનના કુઝ હોઉ ખાતે આવતીકાલથી શરૂ થનારી ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓ પી વી સિન્ધુ અને સાયના નહેવાલ રમશે

આ અગાઉ તેમણે પૂર્વ એશિયા પરિષદમાં પણ હાજરી આપી હતી તેમણે આ પ્રસંગે વૈશ્વિક પડકારો પર વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને સંયુક્ત રીતે ઉપાય શોધવા પર ભાર મૂક્યો પૂર્વ એશિયા પરિષદમાં વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાઇ છે આ પરિષદમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો અંગે સહકાર પર ભાર મૂકાયો છે

તેમાં હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સલામતિના મુદ્દાઓની સમિક્ષા થઇ હતી અને વિકાસશીલ દેશોમાં શાંતિ સમૃદ્ધિ અને વિકાસ જાળવવા માટે દ્વિપક્ષી સહકાર આગળ ધપાવવા સંમત થયા હતા

તેમણે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ સંદર્ભમાં નાણાકીય સહાય આપવા રજૂઆત કરી હતી

તેમની સાથે રાજયના મંત્રી રામદાસ કદમ પણ હતા

તે આનંદની બાબત છે તેમણે આ બબાતને બાળકો અને ભાવિ પેઢી માટે ઉદાહરણરૂપ બાબત ગણાવી હતી

રાજા માર્કસવાદી પાર્ટીના ટી

રાજયસભામાં વિરોધપક્ષના નેતા ગુણમનવી આમીદ દ્વાર આ બેઠક બોલાવવામાં આવી હતી તેમાં સરકારની નબળી આર્થિક બાબતોના આંકડાઓ જોતાં ભાગીદારીમાં જોડાવાના નિર્ણયની વિરૂધ્ધમાં સંયુકત વિરોધ અંગે વ્યૂહ વિચારવામાં આવ્યો હતો

તેમણે કહ્યું કે સંરક્ષણ ઉદ્યોગ પોતાના જવાનો અને કર્મચારીઓને વિષમ પરિસ્થિતિમાં સંરક્ષણ અને સુરક્ષા માટે પ્રશિક્ષિત કરી રહ્યો છે સંરક્ષણમંત્રીએ કહ્યું કે સંરક્ષણક્ષેત્રમાં ડીજીટલ ટેકનોલોજીના ઉપયોગથી ડિજિટલાઇઝેશન જ ભવિષ્યમાં સુરક્ષાનો આધાર છે જે પરંપરાગત રીતે જામીન હવા અને દરિયાથી અંતરિક્ષ સુધી યુદ્ધના ઉદેશને બદલી શકે છે શ્રી સિંહે કહ્યું કે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સારી સ્થિતિમાં છે અને મિત્ર દેશો સાથે પરસ્પર સહયોગ કરી ભારત અને વિદેશમાં સંરક્ષમ ઉત્પાદન કરવાની સ્થિતિમાં છે

આ માટેનો મુસદ્દો આવતીકાલે જાહેર થશે ને એક અઠવાડીયા માટે વાંધાઓ રજુ કરી શકાશે આવતા મહિનાની બીજી તારીખે સુધારેલી મતદારયાદી જાહેર કરાશે

ન્યાયાધીશો અરૂણ મિશ્રા અને દીપક ગુપ્તાની ખંડપીઠે જણાવ્યુ કે તેઓ આ સ્થિતિ નઠ્ઠી યલાવી લે અને રાજય સરકારોની જવાબદારી ઠરાવશે

સર્વોચ્ય અદાલતે પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ઘાસ બાળવાની બાબતની પણ ગંભીર નોંધ લીધી અને ક્હયુ કે દર વર્ષે આ પ્રશ્ને ઉહાપોહ થાય છે પરંતુ યોગ્ય ઉકેલ લાવતા નથી

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજ્યપાલ ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિતનાં નેતાઓના વાહનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે જો કે દિલ્હીના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના વાહનોને છૂટ આપવામાં આવી નથી આ યોજના ફેઠળના પ્રતિબંધો ટુ વ્ફીલર્સ તથા તબીબી ઇમરજન્સી માટેના વાહનો મહિલા યાલકો તેમજ બાળકોને શાળાએ લઇ જતા વાહનોને પણ લાગુ પડશે નહીં

ટવીટર પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે તેનાથી બધાને લાભ થવાનો છે

દીવાળી બાદ ફટાકડાનો ધુમાડો ખરાબ હવામાન તથા ખેતીનો કયરો બાળવાના કારણે સ્થિતિ ખૂબ જ કપરી બની છે